પ્રાદેશિક સમાચાર ફિના મોદી વાંચ છે ે રાજ્યમાં કોરોના રસીકરણ વધુ સઘન બનાવવામાં આવ્યું

ે રાજ્ય સરકારે રાયડો અને યણા ઉપરાંત ટેકાના ભાવે ઘઉં ખરીદવાનું આયોજન કર્યું ે આગામી ચાર પાંચ દિવસ રાજ્યના અનેક ભાગોમાં ગરમી વધુ તીવ્ર બનવાની શક્યતા

સાંસદ વિનોદ ચાવડા તથા તેમની સંસ્થા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા રસીકરણ કેન્દ્રો પર વડીલો અશક્ત લોકો માટે સહાયતા કેન્દ્ર શરૂ કરાયા છે

બોટાદની સમન્વય ઇન્સ્ટીટયુટ ઓફ ફાર્માસીકિલ એશ્યુકેશન એન્ડ રીચસ સેન્ટરના વિદ્યાર્થીઓ દ્વારા કોરોના જાગૃ તિ અગે શહેરના મુખ્ય માર્ગો ઉપર જન જાગૃતિ અંગેની રેલી કાઢી હાથમાં પત્રિકાઓ લઈ લોકોને કોરોનાથી બયવા તમામ નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી

તેમણે સૌ ભાવનગરવાસીઓને આ કોવિડ વેકસીન અયૂક લેવા અનુરોધ કર્યો હતો રાજ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે મેં આ વેકસીન લીધી છે પરંતુ તેની કોઈપણ પ્રકારની આડઅસર જોવા મળી નથી

તેમણે ઉમેર્યું હતું કે ભારતના વૈજ્ઞાનિકો દ્વારા બનાવવામાં આવેલી આ વેકસીનની સમગ્ર વિશ્વમાં નોંધ લેવાઈ છે

જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા લોકોને કૉરોના વેક્સિન લેવા માટે અપિલ કરવામાં આવી રહી છે

જો કે હજુ સુધી બોટ કે ખલાસી ના નામ જાણી શકાયા નથી

પાટણ જિલ્લા કલેકટરએ આજે સમી તેમજ હારીજ એપીએમસી ખાતે ખરીદ કેન્દ્રોની રૂબરૂ મુલાકાત લઇ અને ખરીદ પ્રક્રિયા નિહાળી માર્ગદર્શન આપ્યું હતું તેઓએ ખેડૂતોને ખરીદ પ્રક્રિયામાં કોઇ મુશ્કેલી ન અનુભવાય તે માટે ખાસ તકેદારી રાખવા સૂયન કર્યું હતું

પરીક્ષા દરમ્યાન કોરોના અંગેની તાજેતરની ગાઇડલાઈનનું યુસ્તપણે પાલન કરવા પણ જણાવાયું છે

તેમણે અખંડ ભારત બનાવવામાં સરદાર સાહેબે આપેલા યોગદાનને યાદ કરી તેમનું જીવન કવન પ્રસ્તુત કરતા મ્યુઝીયમ અને દર્શન કક્ષની મુલાકાત લઇ રસપુર્વક નિરીક્ષણ કર્યુ હતુ ગંગાપ્રસાદજીએ પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે સ્ટે ચ્યુ ઓફ યુનિટિ આપણી શ્રેષ્ઠતા અને એકતાનું પ્રતીક પણ છે આ પ્રસંગે રાજ્યપાલનું સ્વાગત કરાયું હતું અને તેઓને સરદાર સાહેબનાં જીવન ચરીત્ર સાથે જોડાયેલ પુસ્તક અને સરદાર સાહેબની પ્રતિમાં સ્મૃતિરૂપે અર્પણ કરી હતી

જુદી જુદી કેટેગરીમા યોજાયેલી આ સ્પર્ધામા શાળાના ત્રણ બાળકોને સુવર્ણ યંદ્રક પાંચ બાળકોને રજત અને સાત બાળકોને કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત થયા છે ટ્રાયસિકલ મેરેથોન ભાવનગર આવતીકાલે ભાવનગરના જવાહર મેદાન ખાતે દિવ્યાંગો માટે અનોખી ટ્રાયસિકલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે

ભાવનગર જિલ્લાના મુખ્ય અધિકારીઓ ધારાસભ્યો રાજકીય અગ્રણીઓ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આવતીકાલે ટ્રાયસિકલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે ભાવનગરમાં વિવિધ સ્પોર્ટસને પ્રોત્સાહન આપી રહેલા એક્રેસિલ લી ના અધ્યક્ષ ચિરાગ પારેખે જણાવ્યું હતું કે કંપનીની સામાજિક જવાબદારીના ભાગરૂપે ભાવનગર જિલ્લામાં તેમની કંપની અનેક કાર્યો કરી રહી છે પશ્ચિમ રેલવે દ્વારા વેરાવળ બાન્દ્રા વેરાવળ દૈનિક વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

આ ટ્રેન રૂટમાં બન્ને દિશામાં મુખ્ય સ્ટેશનો પર રોકાશે

આજે ડો ચંદ્રશેખર કંવરે તેની જાહેરાત કરી હતી ગુજરાતી ભાષામાં હરીશ મીનાશ્રુને તેમની કાવ્યરચના બનારસ ડાયરી માટે જ્યારે જેઠો લાલવાણીને સિંધી ભાષામાં જેહાદ નાટ્યકૃતિ માટે સાહિત્ય અકાદમી પ્રસ્કારથી સન્માનિત કરાશે બાળ સાહિત્ય માટે ગુજરાતી ભાષાની ભૂરીની અજાયબ સફર વાર્તા માટે નટવર પટેલને જ્યારે સિંધિ ભાષાની નાટ્યકૃતિ મુંદી કેર પાયે માટે સાહિબ બિજાનીને બાળ સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત કરાશે

ના સ્વયં સેવક ભાઈ બહેનો તેમજ લોક વિજ્ઞાન કેન્દ્ર ગુરૂકુળ સોમનાથના વિ દ્યાર્થી ભાઈ બહેનો દ્વારા પ્લાસ્ટિક સફાઈ કરવામાં આવી

શનીશ્વરી અમાસ પોરબંદર તાલુકાના બગવદર નજીકના હાથલા ગામ ને શનિદેવનું જન્મ સ્થાન માનવામાં આવે છે આજે શનિશ્વરી અમાસ હોવાથી જિલ્લા તેમજ રાજ્યના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ ચાલુ રહ્યો હતો શનિદેવને રીઝવવા ભાવિકોએ પૂજા અંર્ચના કરી ધન્યતા અનુભવી હતી આ મંદિરના પટાંગણમાં નજીક જ શનિ કુંડ આવેલ છે શનિ કુંડમાં સ્નાન કરવાથી પનોતી ઉતરી જાય અને પનોતીની અસર ઓછી થાય તેવી શ્રદ્ધા સાથે ભાવિકો શનિ કુંડમાં સ્નાન કરે છે થોડાવર્ષ પહેલા કુંડમાં ઇલેક્ટ્રિક મોટર ફિટ કરાવી પાસે નળ તેમજ કેબીન ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે માન્યતા અને શ્રદ્ધા એવી રહી છે કે પનોતી દૂર કરવા ચપ્પલ અને પહેરેલ કપડા અહીં મૂકીને જવા જેથી ભાવિકો કુંડ નજીક સ્નાન કરી કપડા અને ચપ્પલ ત્યાં ઉતારી દે છે અને સાથે લાવેલ કપડા ચપ્પલ પહેરી લે છે શનીશ્વરી અમાસ નિમિત્તે નર્મદા તટે કરનાળીમાં આવેલા સુપ્રસિદ્ધ કુબેર ભંડારી મંદિરમાં પણ ભક્તોની ભારે ભીડ ઉમટી હતી કોરોનાની માર્ગદર્શક સૂચનાઓનું યુસ્ત પાલન કરીને શ્રદ્ધાળુઓએ વહેલી સવારની આરતીનો લાભ લીધો હતો કોરોના અપડેટ રાજ્યમાં આજે પણ કોરોનાના નવા કેસ નોંધાવાનું યાલુ રહ્યું છે

સુરત શહેરમાં કોરોના કેસમાં થઇ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા કમિશ્નર બંછાનિધિ પાનીએ કોરોનાગ્રસ્ત વિસ્તારોની જાત મુલાકાત લીધી હતી અને મહારાષ્ર માં આવતા લોકોની કડક તપાસ કરવાની સૂચના આપી હતી જો કે નવસારી જિલ્લામાં આજે કોરોનાનો એક પણ પોઝીટીવ કેસ નોંધાયો નથી

આ કાળઝાળ ગરમીથી શિયાળ પાકોને બચાવવા શક્ય હોય તો સવારના સમયે પિયત આપવાની ભલામણ કરવામાં આવી છે